આ પરવાનગો મુકિતને પરિણામે એમએસ એમ ઈ એકમો ઝડપથી અને સરળતાથી પોતાનો ઉધોગો સ્ થાપી શકશે

અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર આ તમામ પ્રક્રિયામાં પારદશિતા દાખવી રહો છે અને ખેડૂતોને આ અંગે કોઈ તકલીફ ન રહે તેનું ધ્યાન રાખી રહી છે વિરલ રાણા પેટા ચુટણી ચિત્ર ધારાસાભાની ખાલી પડેલી છ બેઠકની પેટા ચુટણીમાં ગઈકાલે ઉમેદવારી પાછી ખેંચવાનો દિવ સી હોવાથી ચુટણીચિત્ર સ્પષ્ટ બન્યુ છે લુણાવાડા બેઠક ઉપર ચાર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા હવે ભાજપ કોંગ્રેસ અને એન સી પી એમ ત્રણ ઉમેદવાર મેદાનમાં રહયા છે ભાજપે જોજ્ઞેશ સેવકને ટિકિટ આપી છે તો કાંગ્રેસના ઉમદવાર તરીકે ગલાબસિંહ ચાહાણ મેદાનમાં છે જંગન ત્રિકોણો બનાવવા માટે એનસીપીમાથી ભરત પટેલ ચુંટણી લડવના છે મહેસાણા જીલ્લાની ખેરાળુ વિધાનસભા બેઠક માટે ચાર ઉમેદવારા મેદાનમાં છે તેમાં ભાજપન ા અજમલજી ઠાકોર કોંગસના બાબજી ઠાકોર અને એનસોપીના પથુજી ઠાકોર અને અપક્ષ જરીના ઠાક ોરનો સમાવેશ થાય છે

પદવીદાન સમારોહ ભુજની મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે યોજાશે

શિક્ષણમંત્રી ભુપેન્દસિંહ ચુડાસમા બપોરે અઢી વાગ્યે ભુજના ટાઉનહોલ ખાતે યોજાયેલ શક્ષણિ ક ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશ

રાજાશાહી સમયથી ચાલતી પરંપરા અનસાર ગઈકાલે પાંચમા નોરતા નિમિતે ભુજમં પ્રાગમહે લ ટીલામડો ખાતે ચામર પુજા યોજાઈ હતી

પરંતુ બીજા નોરતા થી જ જિલ્લાભરમાં નવરાત્રી પર્વ રંગેચંગે ઉજવાઈ રહયું છે ભજ સહિત નાના મોટાં નગરો અને ગામો ચાચર ચોકમાં ફરવયા છે અને મોડીરાત સુધી રાસગ રબા ગરબોની રંગત જામ છ તે જોવા લોકો ઉમટો રહયા છે ઘણાં સ્થળોએ સ્પર્ધાનં તત્વ ઉમરાતા ખેલ યાઓમાં ઉત્સાહ જોવા મળે છે

પ્રધાનમંત્રો મોદીએ પ્લાસ્ટીકને તિલાંજલી માટે અ પાયેલા કોલન પાલન કરવા લોકોને તેમણે અપોલ કરી હતી અને કાપડમાંથી બનેલી થલીઓનું વિતરણ કર્યું હતું ભાજપ કાર્યકરો તથા સામાજિક આગેવાનો શ્રી ચાવડાની પદયાત્રામાં જોડાયા હતા

કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએ શનના ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પલક્ષમાં રમાતી સ્વર્ગસ્થ મહેન્દ્રરાય દુલરાય બ્રચ રાજય અને આંતર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાની મહિલાઓનો ઈવેન્ટમાં સુરત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

જુનીયર બોઈઝ વિભાગમાં ફાઈનલ રાઉન્ડ સુરત અને અમદાવાદ વચ્ચે રમાશે